બંદર અને દરિયાઇ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે આજે કૌશલ્ય વિકાસ મંત્રાલય અને જહાજ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર થયા યસ બેન્ક છેતરપિંડી કેસમાં મુંબઈ વડી અદાલતે કપિલ વાધવા અને ધીરજ વાધવાના જામીન મંજૂર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રિકેટ ક્ષેત્રે યોગદાન બદલ ક્રિકેટરમહેન્દ્રસિંહ

કોવિડ દરમિયાન ફષિ ક્ષેત્ર માટે નાણાં મંત્રાલયે વિશેષ કામગીરી હાથ ધરી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડુતોને રાહત આપવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે મંત્રાલયે કહ્યું કે આ ગ્રામીણ અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં અને કૃષિ વિકાસને વેગ આપવા માટે આ મહત્વનુ પગલું છે આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે સરકારે બે લાખ કરોડ રૂપિયાના રાહત ધિરાણની જોગવાઈની જાહેરાત કરી હતી જેનાથી માછીમારો અને ડેરી ઉદ્યોગ સહિત અઢી કરોડ ખેડુતોને ફાયદો થવાની સંભાવના છે

મધ્યપ્રદેશનાં ઈન્દોર શહેરે સૌથી સ્વચ્છ શહેર તરીકે સમગ્ર દેશમાં સતત ચોથી વાર પ્રથમ સ્થાન મેળવ્યું છે આ જ શ્રેણીમાં રાજકોટે બીજું સ્થાન મેળવ્યું છે તેવી જ રીતે યાલીસ લાખથી વધુ વસ્તી વાળા શહેરમાં અમદાવાદે પહેલું સ્થાન મેળવ્યું છે કેન્દ્રીય વિકાસ મંત્રી હરદીપસીંહ પુરીએ વિડીયો કોન્ફરન્સીગ માધ્યમ થી આજે યોજાયેલા કાર્યક્રમમાં પુરસ્કારની જાહેરાત કરી હતી ગંગા નદીનાં કિનારે આવેલાં શહેરોમાં વારાણસીનો સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મબ્યો છે જાલંધર કેન્ટોનમેન્ટ બોર્ડે સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ કે ન્ટોનમેન્ટ વિસ્તારનો પુરસ્કાર મેળવ્યો છે

તેનો ઉદ્દેશ્ય વધતા દરિયાઇ ઉદ્યોગ અને દરિયાકાંઠાના સમુદાયોના કૌશલય વિકાસ માટે પ્રયત્નો કરાયા છે આ પ્રસંગે કૌશલ્ય વિકાસ મંત્રી ડો મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું કે દરિયાઇ પરિવહન એ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જે દેશના આર્થિક વિકાસને આગળ ધપાવે છે તેમણે નોકરી માટે તૈયાર કર્મચારીઓ અને વૈશ્વિક ધોરણો મુજબ આવડત કેળવવા બદલ અભિનંદન આપ્યા છે શ્રી પાંડેએ જણાવ્યું હતું કે જો આપણે સાથે મળીને કામ કરીએ તો ભારતને વિશ્વનું કૌશલ્ય રાજધાની બનાવવાની શક્યતા ઊભી કરી શકાશે જહાજ ઉદ્યોગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ ભાગીદારીથી દરિયાકાંઠાના વિસ્તારોના યુવાનોને રોજગારીની વિશાળ તકો અને સારી સંભાવના મળશે તેમણે જણાવ્યું હતું કે આ કરાર પરિવહન મંત્રાલયના સાગર માલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઇ સમુદાયના વિકાસની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે અને ભારતના બંદરો અને દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અને વૈશ્વિક સ્તરે કુશળ માનવબળને પોષશે

એવી જ રીતે ત્રિપુરા અને ઉત્તરાખંડે પણ આ સિધ્યિ મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે

ભારત જૈવિક ખેતી પદ્ધતિથી મેળવેલા સોયાબીન યા ઔષધીય વનસ્પતિઓ યોખા અને કઠોળની નિકાસ કરે છે ભારતે રાષ્ટ્રીય યોજના હેઠળ જૈવિક પદ્ધતિથી મેળવેલા કૃષિ ઉત્પાદનોને ઝડપથી પ્રમાણપત્રો આપવાની નીતિ અપનાવી છે આ બાબત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા મદદરૂપ થશે

કોર્ટે બંનેને જાત મુચરકા પેટે એક લાખ રૂપિયા જમા કરવા અને તેમના પાસપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે

ધોનીને લખેલા પત્રમાં શ્રી મોદીએ કહ્યું ધોની માત્ર તેની કારકિર્દીના આંકડા અથવા વિશિષ્ટ મેચ વિજેતા ભૂમિકા પૂરતું જ નહીં પરંતુ તેની અન્ય સિદ્ધિઓ માટે પણ યાદ રહેશે નાના શહેરમાં વિનમ્રતાથી શરૂઆત કરી આગળ વાઘેલા ધોનીએ વિશ્વમાં ખ્યાતિ મેળવી અને પોતાનું નામ બનાવ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહેન્દ્રસિંહે ભારતને ગૌરવ અપાવ્યું છે પત્રમાં મહેન્દ્ર તરીકે પ્રેમાળ સંબોધન કરતાં શ્રી મોદીએ ધોનીની મહેનત અને બલિદાન બદલ પ્રશંસા પણ કરી છે

એક દિવસમાં નવ લાખથી વધારે ટેસ્ટ કરાયા તે એક વિક્રમ છે

સરકારે કહ્યું છે કે દેશભરમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં પ્રયોગશાળાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે